દેશનું સુકાન ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સોંપવાનો જનાદેશ જાહેર થયો હોય તેવા ચુંટણી પરિણામ આજે બહાર પડ્યા છે ગુજરાત સહીત આખા દેશના મતદારોએ પોતાનો મત શ્રી મોદીને આપ્યો હોય તેવી લહેર ચોતરફ ફરી વળી છે ગુજરાતના પરિણામોની વાત આપણી કચ્છ બેઠકથી શરૂ કરીએ તો

બનાસકાંઠા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલની સરસાઈ તેમના હરીફ પરથીભાઈ ભટોળથી ખાસ્સી વધારે હોવાથી તેમની જીત નિશ્ચિત છે

પાટણ બેઠક ઉપર ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાલીને સત્તાવાર વિજેતા જાહેર કરાય તે અગાઉ ઉજવણી શરુ થઇ ગઈ છે અહીં તેમના હરીફ ઉમેદવાર તરીકે કોંગ્રેસના જગદીશ ઠાકોર હતા મહેસાણા બેઠક ઉપર ભાજપના મહિલા ઉમેદવાર શારદાબેન પટેલની સરસાઈ પોણા બે લાખે પહોંચી છે જેને કાપવી તેમના હરીફ કોંગ્રેસના ડોક્ટર એ

સાબરકાંઠા બેઠકના મતદારો ભાજપના દીપસિંહ રાઠોડ ઉપર ફરીથી પસંદગી ઉતારે તેવું લાગે છે હાલ તેઓ અઢી લાખની લીડ થી આગળ ચાલી રહ્યા છે ગાંધીનગર બેઠક ઉપર ભાજપ પ્રમુખ અમિત શાહની લીડ સાડા પાંચ લાખને વટાવી ગઈ હોવાથી કોંગ્રેસ ના ડોક્ટર સી જે યાવડા એ પરાજયનો ખેલદીલી સાથે સ્વીકાર કર્યો છે અમદાવાદ પૂર્વ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ આશરે ત્રણ લાખ મતે આગળ હોવાથી જીત નિશ્ચિત મનાય છે જયારે અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ડોક્ટર કિરીટ સોલંકી નો વિજય થયો હોવાની સત્તાવાર જાહેરાત થવા જી રહી છે ત્યારે વિજય સરઘસ પણ નીકળી યુક્યું છે સુરેન્દ્રનગર બેઠક ઉપર ભાજપના ડોક્ટર મહેન્દ્ર મુંજપરા તેમના હરીફ એવા કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ ગાંડાભાઈ પટેલ કરતા બે લાખ મતે આગળ છે આ બેઠક ભાજપને ફાળે જાય તેવા સંકેત છે રાજકોટ બેઠક ઉપર ફરીથી વિજય હાંસલ કરવાનું જેમને સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે તેવા ભાજપના મોહનભાઈ કુંડારિયાની સરસાઈ પોણા ચાર લાખે પહોંચી ગઈ છે અલબત કોંગ્રેસ ઉમેદવારને પુત્રમૃત્યુનો શોક હોવાથી જીતની ઉજવણી રાજકોટ મોરબીમાં ભાજપ કરવાનું નથી પોરબંદર બેઠક પર ભાજપના રમેશભાઈ ધડક પહેલીવાર યુંટણી લડતા હોવા છતાં લોક સમર્થન પામ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અહીંથી લોકસભા લડવામાં સફળ થતા જણાતા નથી જામનગર બેઠક ઉપર ભાજપના પુનમબેન માડમને મતદારોએ વધાવી લીધા હોવાનું જણાય છે

જુનાગઢ બેઠક ઉપર ભાજપના રાજેશ યુડાસમાને સાંસદ બનવાની તક ફરીથી મળી રહી છે કોંગ્રેસના પુંજાભાઈ વંશ સામે તેમની જીત થઇ હોવાની જાહેરાત બાકી છે છતાં જુનાગઢ માં તેમનું વિજય સરઘસ નીકળવા જઈ રહ્યું છે અમરેલી બેઠક જીતવા માટે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીને લોકસભા ચુંટણી લડાવવાનો દાવ કોંગ્રેસને ફળ્યો નથી અહીં ભાજપના નારણભાઈ કાછડિયા બે લાખ મતે આગળ ચાલી રહ્યા છે ભાવનગર બેઠકના મતદારોએ પોતાની પસંદગી ફરી વખત ભાજપના ડોક્ટર ભારતીબેન શિયાળ ઉપર ઉતારી છે સવા ત્રણ લાખ જેવી જંગી સરસાઈથી હરીફને પરાસ્ત કરવામાં ભારતીબેન ફરીથી સફળ રહ્યા છે આણંદ બેઠક ઉપર કોંગ્રેસના દિગ્ગજ ભરતસિંહ સોલંકીનો પરાજય નિશ્ચિત બનતો જાય છે નવોદિત ગણાય તેવા મિતેશ પટેલને ભાજપે ઉમેદવાર બનાવ્યા તે ગણતરી સફળ છે ખેડા બેઠક ઉપર ભાજપના દેવુસિંહ ચૌહાણને બીજી વખત સાંસદ બનાવતો જનાદેશ મળી રહ્યો છે જના ભાજપી એવા બિમલ શાહને ઉમેદવાર બનાવવાનો દાવ કોંગ્રેસને ફળતો જણાતો નથી પંચમહાલ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડની સરસાઈ ત્રણ લાખને આંબી ગઈ હોવાથી તેમને વિજયના આગોતરા અભિનંદન મળવાના શરૂ થઇ ગયા છે દાહોદ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થઇ છે ભાજપના જશવંતસિંહ ભાભોરની સરસાઈ સવા લાખથી વધી નથી તેટલી હરીફાઈ કોંગ્રેસના બાબુભાઈ કટારા સાથે રહી છે